આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબમુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આરતી ભટ મન કી બાત ઃ પ્રધાનમંત્રી નરેન્દ માંદો આવતીકાલે સવારે આકાશવાણી પરથી પસારીત થનાર મન કી બાત કાર્યકમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યકત કરશે આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજુ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે

તે અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ નિરીક્ષક આ મુજબ જણાવ્યું હતું

તેમના દ્વારા બોટલ માટે કોઈપણ પ્રકારની ડિપોઝીટ કે ભાડા લેવામાં આવતા નથી તેમજ બોટલ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે આ અંગે વધુ વિગતો આપતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આ પ્રમાણે જણાવ્યું હતું